નવી દિલ્હમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન પક્ષના વડા સુશ્રી માયાવતીએ આ મુજબ જણાવ્યું છે તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથેનું જોડાણ કાયમી ધોરણે અલગ નથી થતું અને જો અખિલેશ યાદવ રાજકીય રીતે સફળ થશે તો ફરીથી જોડાણ કરીશું દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જણાવ્યું કે વિધાનસભાની અગિયાર બેઠકોની પેટાચૂંટણીમાં તેઓ એકલા હાથે ચૂંટણી લડશે

અને તે જાળવવામાં આવશે

તેમેણે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં દુરદર્શનની શાખમાં વધારો થયો છે

નવી દીલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ તેમણે લોકોની ભાગીદારી પર ભાર મૂક્યો હતો તે દ્વારા પર્યાવરણ જાળવણીના પ્રશ્નો અને સુરક્ષાની ચળવળને લોકોની ઝુંબેશ બનાવવા પર ભાર મૂક્યો હતો શ્રી જાવડેકરે કહ્યું કે આ વર્ષે હવાના પ્રદૂષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે જાણીતા ક્રિકેટર કપિલદેવ અને કલાકાર જેકી શ્રોફની હાજરીમાં આવતીકાલે નવી દિલ્હીના પર્યાવરણ ભવન ખાતે વુક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે

દેશમાં લકવાનો હુમલો શ્વાસ લેવામાં તકલીફ ફેફસાંનું કેન્સર જેવા રોગોમાં ત્રીજા ભાગના દર્દીઓ પ્રદ્રષણના કારણે ભોગ બને છે હૃદયરોગથી થતા મોતમાં ચોથા ભાગના દર્દીઓ પ્રદ્રષણના કારણે આબોહવામાં ખૂબ જ ફેરફાર જોવા મળ્યા છે

હર્ષવર્ધને આજે કેન્દ્રિય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે કાર્યભાર સંભાળ્યા બાદ પત્રકારહો સાથેની વાતચીતમાં ડૉ હર્ષવર્ધને કહ્યું કે ફણી વાવાઝોડાની ચોક્કસ ભવિષ્યવાણી માટે ભારતીય હવામાન વિભાગની પ્રશંસા કરી હતી

તેમણે કહ્યું કે આગામી દિવસોમાં તેમનું મંત્રાલય એક સંકલિત માળખામાં સમુદ્રોના વિવિધ પાસાંઓને સમાવીને દ્વીપ મહાસાગર મિશન કાર્યક્રમની રચના કરવાની પ્રક્રિયામાં છે

હર્ષવર્ધન અધિકારીઓને વ્ધુ જુસ્સાથી કામ કરવા જણાવ્યું અને ભારતે વિશ્વની હવામાન આગાહીમાં ટોચનું સ્થાન બનાવવા કહ્યું છે

નવી દિલ્હીમાં પત્રકારપરિષદ સંબોધતાં શ્રી પટેલે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય સંસ્કૃતિના મૂળને મજબૂત બનાવવા અને પ્રવાસનક્ષેત્રે પ્રોત્સાહન આપવા સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારતની સંકલ્પનાને પરિપૂર્ણ કરવા માટે કામ કરશે તેમણે જણાવ્યું કે ભારત એક વિશાળ દેશ છે અને વિવિધ સંસ્કૃતિઓ ધરાવે છે દેશની આ વિશાળ સંસ્કૃતિ વિવિધ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કારણ છે

નવી દીલ્હીમાં પંચશીલ ભવનમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષ દરમિયાન માળખાંકિય વિકાસ અને રોજગારી નિર્માણ પર ધ્યાન અપાશે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોના ખેત ઉત્પાદનને પણ ધ્યાન અપાશે પરિણામે ત્યાં વધુ રોજગારી ઉભી થાય સુશ્રી બાદલે કહ્યું કે સરકાર રાષ્ટ્રીય અન્ન પ્રક્રિયા નિતી ટૂંક સમયમાં જાહેર કરશે અને તેમાં ખેડૂતોની આવક વધે તેવું લક્ષ્ય રાખવામાં આવશે

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ખાસ ન્યાયમૂર્તિ રાકેશ સયાલ સમક્ષ ચેમ્બરમાં થયેલી સુનાવણી દરમ્યાન ત્રણેયની ધરપકડ કરી હતી અને વધુ પૂછતાછ માટે પંદર દિવસની કસ્ટડીની માંગણી કરી હતી આરોપીઓનો વકીલ એમ એસ ખાને સમાચાર સંસ્થાને કહ્યું હતું કે આસિયા અને શાહ પહેલાથી જુદાજુદા કેસોમાં જમ્મુકાશ્મિરમાં હતા જયારે આલમને જમ્મુ કાશ્મિરથી ટ્રાન્ઝીટ રિમાન્ડથી લાવવામાં આવ્યો હતો

હાલ આસામમાં જોરહટ વિમાનીમથકેથી ઉડાન ભર્યા બાદ આ વિમાન સંપર્ક વિહોણું બન્યું હતું

વિમાનની શોધખોળમાં વાયુસેના અન્ય તપાસ એજન્સીઓની મદદ લઇ રહી છે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ગુમ થયેલા વિમાન અંગે ભદોરિયા સાથે વાતચીત કરી હતી રાજનાથસિંહે ટ્વીટમાં કરતાં જણાવ્યું કે એર માર્શલ તેમની ભદોરિયાએ ગૃમ થયેલા વિમાનની શોધખોળ માટે લેવાયેલાં પગલાંની જાણ કરી છે

મદ્રાસ વડી અદાલતે ઉપરાજ્યપાલ કિરણ બેદીની સત્તાઓ પર કાપ મૂકતા ચૂકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવ્યો છે ન્યાયાધીશો સુશ્રી ઇન્દુ મલ્હોત્રા અને શ્રી એમ

શાહની વેકેશન બેન્ચે આ અંગે પૂર્ડચેરીના મુખ્યમંત્રી વી નારાયણ સામીને નોટીસ આપી છે

કેન્દ્ર સરકાર અને કિરણ બેદીની અરજી સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે આ મુજબ જણાવ્યું છે અરજીમાં જણાવ્યા અનુસાર વડી અદાલતના ચૂકાદાના પગલે વહીવટીતંત્ર ઠપ્પ થઇ ગયું છે

આરોગ્યમંત્રી કે

શૈલજાએ જણાવ્યું કે તેના લોહીના નમૂના પૂણેની ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીને મોકલી અપાયા હતા અને તેમાં નિપાહ વાયરસને ્રષ્ટી આપી છે કોચીની હોસ્પીટલમાં આ વિદ્યાર્થીને દાખલ કરાયો છે વિદ્યાર્થીની તબિયત સુધારા પર છે

દરમિયાન છ સભ્યોની કેન્દ્રિય ટીમ કેરળ પહોંચી છે તેનો કંટ્રોલરૂમ ઉભો કર્યો છે અને આ અંગેનું એક કેન્દ્ર પણ સક્રિય કરવામાં આવ્યું છે

પર્યાવરણલક્ષી વર્તણૂંકને વિમાન કંપનીએ મહત્વ આપ્યું છે અને તે દ્વારા વજનમાં ઘટાડો કરી ઉર્જા બચાવવા અને જૈવિક બળતજ્ઞમાં સુધારા કરવા ઇલેક્ટ્રીકને મહત્વ આપવા જેવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે

બંને દેશો વચ્ચેના વેપાર યુદ્ધના પગલે જાહેર સલામતિ અને હેરાનગતિથી બચવા તકેદારી રાખવા જણાવ્યું છે ગઇકાલે ચીને અમેરિકામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી ચીનના પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય દ્વારા આ સૂચના બહાર પાડવામાં આવી છે

ગયા વર્ષથી બંને દેશો વચ્ચેની તંગદીલી વધી રહી છે

જમ્મુ કાશ્મીરના રાહત કમિશ્નર ટી

વહીવટીતંત્ર દ્વારા પાંચ ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમાં ગંડરલાલા જિલ્લામાં તુલમુલ્લા મંદિર કપવારામાં ટીક્કર મંદિર અનંતનાગમાં ભક્તિપુરા મંદિર અને કુલગામના મંઝગાંવ ખાતેના ત્રિપુરસુંદરી મંદિરનો સમાવેશ થાય છે આ અંગેની વ્યવસ્થા અને સલામતિની સમીક્ષા કરવામાં આવી હતી

કલબ ફૂટબોલમાંથી પ્રેરણા લઈને આ પ્રકારનું રંગ વૈવિધ્ય અપનાવવામાં આવ્યું છે

દક્ષિણ કોરિયા થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા તેમની દાવેદારી પાછી ખેંચી લીધી છે આજે પેરિસમાં એશિયા ફ્ટબોલ મહામંડળની યાદીમાં તેની ્પૃષ્ટિ કરવામાં આવી છે દર ચાર વર્ષે રમાતી આ સ્પર્ધામાં ચીન બીજીવાર યજમાન બન્યું છે